તેમાં દેશ વિદેશના ઉદ્યોગપતિ તથા મૂડીરોકાણ કોર્પોર્ટિટ એક્મોને ગુજરાતમાં આવકારવામાં આવે છે

આ મૂડીરોકાણકાર પરિષદને મુખ્યમંત્રી વિધિવત રીતે આવતીકાલે ખુલ્લી મૂકશે

મેઇક ઇન ઇન્ડિયાની સફળતા તેમાં દર્શાવવામાં આવશે

આ ઉપરાંત ચાર મહાનગરોમાં યુવા સંચોજક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે આ ઉપરાંત મહત્વની ઘટના વેશ્વિક પરિષદ છે

ગૂજરાત સાથે સીદ્યા વિદેશી મૂડીરોકાણના પ્રોજેક્ટ માટે આ પરિષદમાં વિચારણા થશે તથા બિઝનેસ ટ્ બિઝનેસ અને બિઝનેસ ટ્ર્ ગવર્મેન્ટ કરાર પણ કરવામાં આવશે તેમાં ઓસ્ટ્રેલિયા કેનેડા ડેન્માર્ક ફાન્સ જાપાન નોર્વે મોરોક્કો દક્ષિણ આફિકા કોરિયા થાઇલેન્ડ નેદારલેન્ડ્સ વગેરે દેશો સહભાગી બન્યા છે ચંદ્રવદન પદ્દણી બાંધકામ સમિતિ જીએસટી હેઠળ બાંધકામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે સાતે મંત્રીઓની સમિતિની રચના કરી છે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ તેના સંયોજક છે તેમાં મહારાષ્ટ્ર કણાટક કેરળ પંજાબ અને ઉત્તર પ્રદેશના નાણામંત્રી તથા ગોવાના પંચાયતી મંત્રી સભ્યપદે છે ગયા અઠવાડિયાએ જીએસટી પરિષદની બેઠકમાં આ સમિતિ રચાઈ હતી તેઓ બાંધકા ઉદ્યોગ માટે જરૂરી બાબતો રદ કરવા કે આવરી લેવા ભલામણ કરશે તે ઉપરાંત સંચુક્ત વિકાસ કરારમાં જીએસટી અંગેના અધિકારનાં પાસાંઓ પણ વિચારશે

જ્યારે તેયાર મકાનો ઉપર જીએસટી લાગુ થતો નથી જોકે જીએસટી અંગે ગ્રાહકોને ટેક્સ ક્રેડિટ ન અપાતી હોવાની પણ ફરિયાદો છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્રીય સાતેમા પગાર પંચની ભલામણ મુજબ પગાર સુધારણાનો લાભ સ્કેલ ટુ સ્કેલ આપવાનો નિર્ણય કર્યો છે

સમાપન સમોરોફને સંબોધતા મેજર જનરલ સુબોધકુમારે કહ્યુ કે લશ્કરની ફવાઈ સંરક્ષણ પાંખને વધુ મજબુત કરાશે તેમણે એ માટે સખત પરિશ્રમની હિમાયત કરી હતી અભિયાનમાં ભાગ લેનારા તમામ સભ્યને પ્રસ્તીતી પત્રો અને સ્મૃતિચિફનો એનાયત કરાયા હતા

ચંદ્રવદન પદ્ટણી ધારા સભ્યના ધરણા અબડાસા તાલુકમાં ખાનગી કંપનીઓ દ્રારા સ્થાનિકોને રોજગારી આપવાની માંગણી સાથે અબડાસાના ધારસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ આજથી ઉપવાસ શરૂ કર્યા છે તેમણે પશુધન માટે ઘાસ ચારો અને પાણી પુરૂ પાડવા પણ માંગણી કરી છે